પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નેપાળના પ્રધાનમંત્રી કે

નું આજે ઉદ્દઘાટન કરશે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારીપત્રો ભરવાનો આજે છેલ્લો દિવસ

તેની નિર્ધારીત ભ્રમણકક્ષાની નજીક લઇ જવાની કામગીરી સફળતાપૂર્વક પૂરી કરી છે

શર્મા ઓલી વિરાટનગર ખાતે સંકલિત ચેકપોસ્ટ આઈ

નું આજે ઉદ્દઘાટન કરશે

જોગબાની વિરાટનગર એ બંને દેશો વચ્ચેના આંતરરાષ્ટ્રીય વેપાર માટેનું કેન્દ્ર છે

અહીં વિદેશી મુસાફરોને ઇમિગ્રેશન ક્લીયરન્સ આયાત નિકાસ કરાતા માલસામાનની હેરફેર જેવી સુવિધા ઉપલબ્ધ થશે શ્રી મોદી અને શ્રી ઓલી ભારત સરકાર દ્વારા નેપાળમાં ધરતીકંપ પછી હાથ ધરાયેલ આવાસ યોજનામાં થયેલી પ્રગતિની સમીક્ષા કરશે

ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી ગઇકાલે જાહેર કરી છે

સુનીલ યાદવ નવી દિલ્ફી બેઠક પરથી સુમનલતા શૌકીન નાંગલોઇ અને કુસુમ ખત્રી મેહરૌલી બેઠક પરથી ભાજપના ઉમેદવાર રહેશે કોંગ્રેસે સાત ઉમેદવારોના નામની જાહેરાત કરી છે કોંગ્રેસે નવી દિલ્ફી વિધાનસભા બેઠક ઉપર આપના કન્વીનર અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે રોમેશ સબરવાલને ઉભા રાખ્યા છે કોંગ્રેસે બરૌની ઉત્તમનગર પાલમ અને કૈરારી આ ચાર બેઠક સાથી પક્ષ આર

ને આપી છે

એક બેઠક પર તેમના ઉમેદવારો ઉભા રાખશે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલઆજે તેમનું ઉમેદવારીપત્ર ભરશે

ગઇકાલે હિઝબુલ સંગઠનના ત્રણ ઉગ્રવાદીઓને ઠાર કરાયા તે ઘટનાને શ્રી દિલબાગ સિંહે આતંકવાદ સામેની મોટી સફળતા ગણાવી છે તેમણે કહ્યું છે કે જે લોકો દેશ સામે શસ્ત્રો ઉપાડશે તેમની સામે આવી કડક કાર્યવાહી કરાશે તેવો સંદેશો આ કાર્યવાહીથી અપાયો છે શ્રીનગર ખાતે પોલીસ નિયંત્રણકક્ષમાં પત્રકાર પરિષદને સંબોધતા પોલીસ વડાએ જણાવ્યું હતું કે ઠાર કરાયેલા ત્રણ ઉગ્રવાદીઓ ગંભીર આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હતા

તેમણે કહ્યું કે આ ધારો ભારતના નાગરિકો માટેનો નથી ખરેખર તો આ ધારો નાગરિકત્વ આપવા માટેનો છે અને કોઇનું નાગરિકત્વ પાછુ લેવા માટેનો નથી

ભારતીય જનતા પક્ષ દ્વારા આ ધારાના સમર્થનમાં હાથ ધરાચેલી દેશ વ્યાપી ઝુંબેશના ભાગરૂપે આ રેલી યોજાવાની છે અમારા લખનઉના સંવાદદાતા જણાવે છે કે સમગ્ર ઉત્તરપ્રદેશમાં પક્ષના કાર્યકરો અને નેતાઓને નાગરિકત્વ ધારા અંગે સાચી માહિતી આપી લોકજાગૃતિ કેળવવા રેલી બેઠકો અને ચર્ચાસત્રોનું આયોજન કરવાની સૂચના અપાઇ છે

ગઇકાલે દિલ્હીમાં પત્રકાર ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી માટે અપાતા રામનાથ ગોયંકા પુરસ્કાર અર્પણ કાર્યક્રમમાં તેઓ બોલી રહ્યા હતા તેમણે કહ્યું કે ઝડપથી બ્રેકીંગ ન્યુઝ હેઠળ સમાયાર આપતી વખતે સંયમ અને જવાબદારીનાં તત્વની ઉપેક્ષા કરાય છે પત્રકાર કયારેક પોતાને તપાસકર્તા ન્યાયાધીશ અને વકીલ માની લે છે રાષ્ટ્રપતિએ કહ્યું કે આમ થવાથી સામાજીક અને આર્થિક અસમાનતાની ઘટનાઓના બદલે તદ્દન બિનજરૂરી ઘટનાઓને મહત્વ અપાય છે

ગઈકાલે ઇસરોએ જણાવ્યું કે ઉપગ્રહની આંતરીક પ્રણાલીનો ઉપયોગ કરીને ભ્રમણકક્ષા વધારવાની કામગીરી સફળતાપૂર્વક પૂરી કરાઇ છે

વિશ્વના વિકસીત અને આર્થિક રીતે સમૃદ્ધ દેશોની આ બેઠકમાં વાણિજય મંત્રી પિયુષ ગોયલના વડપણ હેઠળ ભારતીય પ્રતિનિધી મંડળ પણ ભાગ લેશે

વિશ્વ આર્થિક મંયના સ્થાપક અને કાર્યકારી અધ્યક્ષ ક્લોસ શ્વાબે પ્રતિનિધીઓને આવકારતા ગઇકાલે જણાવ્યું છે કે આ મંચ થકી થુવા અને મહાન અગ્રણીઓને પ્રોત્સાહન મળ્યું છે તેની તેમને ખુશી છે અધ્યક્ષના ભાષણ બાદ વાર્ષિક ક્રિસ્ટલ પુરસ્કારનો એનાયત સમારંભ યોજાઇ ગયો વિવિધ ક્ષેત્રમાં સાતત્યપૂર્ણ અને નોંધપાત્ર કામગીરી થકી સાંસ્કૃતિક ક્ષેત્રે પરિવર્તન લાવનાર મહાનુભાવને ક્રિસ્ટલ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે આ પુરસ્કાર મેળવનાર અન્ય મહાનુભાવોની સાથે માનસિક આરોગ્ય ક્ષેત્રે જાગૃતિ કેળવવા માટે જાણીતી અભિનેત્રી દિપિકા પદુકોણને આ પુરસ્કાર અપાયો છે

આ વિધેયકમાં ત્રણ પાટનગરો રચવાની જોગવાઈ છે જે મુજબ વિશાખાપદનમને કાર્યકારી અમરાવતીને ધારાસભા ધરાવતું અને કુર્નુલને ન્યાયિક પાટનગર બનાવવાની દરખાસ્ત છે આ વિધેયકને રાજ્યને વિવિધ ઝોનમાં વિભાજીત કરવાની પણ દરખાસ્ત છે

જોકે પંચને આ કામગીરીમાં એક સમુદાયની સામુહિક હત્યાના ઇરાદાના કોઈ પુરાવાઓ મળ્યા નથી

અગાઉ રાષ્ટ્રસંઘના તપાસકારોએ એક અહેવાલ આપ્યો હતો જેમાં મ્યાનમારનાં હથિથારી દળોએ રોહિંગ્યાઓ વિરુદ્ધ હિંસા આયરી હોવાનો ઉલ્લેખ હતો